આવતીકાલે સવારે આઠ વાગે મતગણતરીનો આરંભ થશે તમામ મહાનગરપાલિકાઓમાં મતગણતરી માટેની સંપૂર્ણ તૈયારીઓ થઇ યૂકી છે અને તે માટેના મતગણતરી કેન્દ્રો તૈયાર કરાયાં છે સૌ પ્રથમ ટપાલથી મળેલા મત ગણાશે અને ત્યારબાદ ઈવીએમ આધારીત મત ગણાશે

એવી જ રીતે જૂનાગઢ મહાનગરપાલિકાની બે બેઠકોની પેટા યૂંટણી પણ શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી રાજ્ય યૂંટણી કમીશનર સંજય પ્રસાદે મહાનગરપાલિકાઓની ચૂંટણી કામગીરીમાં જોડાયેલા બધા જ લોકોના તથા મતદારોનો આભાર માન્યો છે

કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા ઘોડા પર સવાર થઈ પ્રચાર કરવા માટે નીકળ્યા હતા શ્રી માંડવિયાએ જિલ્લા પંચાયતની ડુંગર બેઠકના વિસ્તારમાં આવતા બાબરીધાર ગામમાં પ્રચાર માટે પહોંચ્યા હતા લોકોમાં તે આકર્ષણનું કેંદ્ર બન્યા હતા શ્રી માંડવિયાની અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં ચાર સભાનું આયોજન કરાયું હતું

જેને લઇ જિલ્લા કલેક્ટર એચ

પટેલના અધ્યક્ષસ્થાને મતદાન પ્રક્રિયાને લઇ બેઠક યોજાઇ હતી મતદાન સમયે થર્મલ સ્કેનિંગ દ્વારા તમામ મતદારોનું ટેમ્પરેચર જોવાની સૂચના અપાઇ છે તથા જિલ્લાના કોરોના સંક્રમિત દર્દીઓની યાદી અપાશે જો કોઇ સંક્રમિત હોય તો આવા મતદારોને સાંજે પાંચથી છ એટલે કે મતદાનના છેલ્લા કલાકમાં મતદાન માટે બોલાવવા સૂચના આપી છે છેલ્લા કલાકમાં તમામ કર્મચારીઓને પીપીઇ કીટ ફરજિયાત કરાઇ છે

જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે કારખાના અને બાંધકામ સ્થળ પરના શ્રમયોગીને માલિકો મતદાન માટે રજા આપશે આ હેતુથી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય નિયામકે ઔદ્યોગિક એકમને કામદારોનો પગાર ના કાપવા પણ સૂચન કર્યું છે

જો કોઈ કારખાનેદાર માલિક અને નોકરીદાતા નિથમનો ભંગ કરશે તો કાયદેસરના પગલા ભરશે તેમ વિભાગે જણાવ્યું છે

જેના પગલે તાલુકા કક્ષાએ યૂંટણી અધિકારી દ્વારા કર્મચારીઓના ઘરે જ પોસ્ટલ બેલેટ પહોંચાડવામાં આવશે

જિલ્લા વહીવટી તંત્રમાં યૂંટણીની તૈયારીઓ જોરશોરથી યાલી રહી છે

જે કર્મીઓ મતદાન કેન્દ્ર પર રોકાયેલ હોય તે પોસ્ટર બેલેટથી મતદાન કરી શકે છે કર્મયારીઓએ બીજી માર્ચ સુધીમાં સવારના આઠ વાગ્યા પહેલાં તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને પોસ્ટલ બેલેટ પહોંચાડવાના રહેશે રાજ્ય કક્ષાની સ્પર્ધા છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી એકલવ્ય આર્ચરી એકેડેમી ખાતે ગુજરાત સ્ટેટ આર્ચરી એસોસિયેશન દ્વારા સબ જુનિયર અને જુનિયર વય જૂથની રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું